પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે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

રાજ્યમાં વટવા અંકલેશ્વર વાપી વડોદરા જેવા પેકેટસને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ઇક્રોસિસ્ટમ ઇન્ફાસ્ટ્રકચરના આધાર ઉપર પર્યાવરણ જાળવીને ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાતનો જી ડી પી

વધતા જાય છે અને સાંપ્રત સ્થિતીમાં યાયનામાંથી બહાર જઇ રહેલા ઉદ્યોગો માટે ભારત અને ખાસ કરીને ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બને તેમ છે આ સંજોગોમાં ડાયસ્ટફ કેમિકલ હબ તરીકેગુજરાતની ખ્યાતિને પર્યવારણ જાળવણી સાથે આગળ વધારવાની જિમ્મેદારી ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિયેશન અને તેના સભ્ય ઉદ્યોગોની જવાબદારી વધી જાય છે એમ તેમણે ઉમેર્યું હતું

દેશી ગાય આધારિત પ્રાફતિક ખેતી દ્વારા મળતા ઉત્પાદનોની ગુણવત્તા અને તેની બજાર કિંમતને કારણે ખેડૂતોની આવક બમણી કરવા સાથે જળ જમીન અને ગાયની નસ્લને દુષિત થતી બયાવવાની આપણી સહિયારી જવાબદારી છે તેમ તેમણે જણાવ્યું હતું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશ વિના સ્વયં સો ટકા પ્રાકૃતિક ખેતી કરતા રાજ્યપાલશ્રીએ તેમની ખેતીના સ્વાનુભાવો વર્ણવી ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે દેશી ગાયના જતન સંવર્ધન સાથે સૌના સહિયારા પ્રયાસોથી ખેડૂતોના કલ્યાણની દિશામાં આગળ વધવાની અપીલ કરી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ તેમની મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાના ખેડૂતોના ઘર ખેતર અને પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી

કોરોના કાળમાં પણ સતત અભ્યાસ કરવાની સાથે ઝળઠળતી સફળતા મેળવી છે જેનો શ્રેય અનમોલે ઓનલાઇન માર્ગદર્શન આપતા શિક્ષકો અને માતાપિતાને આપ્યો છે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા ગત મોડી રાત્રે જેઇઇ મેઇન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

તેલંગણાના સૌથી વધુ આઠ વિદ્યાર્થી છે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

હવામાન ખાતાની આગાહી મુજબ આવતીકાલે ગુજરાતના સૌરાષ્ટ્રકચ્છદીવદમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢ અને ગીરસોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે

દક્ષિણ ગુજરાતના નર્મદા વલસાડ તાપી તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી અને રાજકોટમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થયો હતો કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો

આજથી મંદિરમાં ભક્તો પહેલાની જેમ જ દર્શન કરી શકશે મંદિરના વહીવટીતંત્રે દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે ધર્મશાળા ખોલવાનો પણ નિર્ણય લીધો છે દર્શન સમયે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પુરી કાળજી સાથે સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે

કોવિડ કટોકટીને લીધે દર્દીઓની જીવનરક્ષા માટે ઓક્સિજનની વધેલી માંગને ધ્યાનમાં રાખી જી